પ્રાદેશિક સમાચાર અર્પણ નાયક વાંચે છે

આજે અમીત શાહ ગાંધીનગર મતવિસ્તારમાં રોડ શો કરશે કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાશે

ઇડરમાં વિજય વિશ્વાસ સંમેલનમાં કોંગ્રેસ અગ્રણી અર્જુનભાઈ મોઢવાડીયાએ રાજ્યમાં લોકસભાની વધુમાં વધુ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ગાંધીનગર લોકસભાના ઉમેદવાર શ્રી અમિત શાહ આજે પોતાના મતવિસ્તારમાં એક દિવસ માટે ચૂંટણી પ્રચાર કરવા અમદાવાદ આવી રહ્યાં છે તેઓ સૌ પ્રથમ સાંજે ચાર વાગે કલોલ ખાતે આવેલા ડો બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે

આગામી સમયમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધી પણ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચારમાં આવશે

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયા સુરત નવસારી લોકસભા બેઠક ઉપર ચૂંટણી પ્રચાર કરશે ધારાસભ્ય શ્રી હિતુ કનોડીયા આજે પાટણ લોકસભા બેઠક ઉપરથી ચૂંટણી પ્રચાર કરશે જામનગર જિલ્લામાં પણ ચૂંટણી પ્રચાર શરૂ થયો છે

જૂનાગઢ જિલ્લાના ચૂંટણી પ્રચારની વિગતો આપે છે

પોલીસ કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું

જિલ્લા ચૂંટણી અધિકારીની જવાબદારી હેઠળ અમદાવાદ ઉપરાંત ગાંધીનગર સુરેન્દ્રનગર ખેડામાં પણ મતદન થયું હતું

બાકી રહેલા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મત આપી ટપાલ દ્વારા કવર મોકલી શકશે ગઇકાલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એ સાબરકાંઠા મત વિસ્તારના વડાલી ખાતે ભાજપના ઉમેદવાર શ્રી દિપસીંહ રાઠોડના સમંથનમાં જાહેરસભાને સંબોધી હતી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી જણાવ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદીનું સ્વપ્ર ભારતને ભ્રષ્ટાચારની સાથે જાતિવાદ અને વંશવાદથી મુકત કરવાનું છે તેઓ એક માત્ર વિકાસના મંત્રને અપનાવી દેશને આગળ લઇ જવા સતત પરિશ્રમ કરી રહ્યા છે આ પ્રસંગે ભાજપના અગ્રણીઓ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા ગઇકાલે ઇડર ખાતે કોંગ્રેસનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું

સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરે કહ્યું હતું કે અમને ગામડાઓમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે

આજે રામનવમીનું પર્વ રાજ્યમાં પરંપરાગત રીતે હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવી રહ્યું છે રાજ્યપાલ શ્રી ઓ

કોહલી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે

સ્વામીનારાયણ મંદિર તેમજ ઇસ્કોન મંદિર ખાતે પણ ભગવાન રામની જન્મજયંતિ ઉજવવામાં આવશે દરમિયાન વિશ્વહિન્દ્ર પરીષદ અમરેલી દ્વારા આજે રામનવમીનું પર્વ શહેરના માર્ગો ઉપર રથયાત્રા કાઢી ઉજવવામાં આવશે અમારા અમરેલી જિલ્લાના પ્રતિનિધી જણાવે છે કે ભગવાન રામના આજના પ્રાગટય દિન નિમિત્તે ભગવાન રામની વિરાટ પ્રતિમાને રથમાં રાખી શહેરના સરકાર વાડા પાસે આવેલ પોરાણીક રામ મંદિર ખાતેથી સવારે આઠ કલાકે ભગવાન રામની રથયત્રા નીકળશે જે નાગનાથ ચોક જિલ્લા પંચાયત રોડ એસ ટી ડેપો રાજકમલ ચોક વગેરે વિસ્તારોમાં ફરશે આજે શિરડી સાંઇ બાબાના પ્રાગટય દિનની પણ ઉજવણી થઇ રહી છે અમદાવાદ ખાતેની રામદેવનગર ગાંધીરોડ સોલા ચંદ્રનગર પાલડી સહિતના વિસ્તારમાં આવેલ સાંઇબાબાના મંદિરો ખાતે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે

દ્વારા પાટણ ખાતે ચૂંટણી લડતા અગિયાર ઉમેદવારોના ખર્ચ રજીસ્ટ્રરો ચકાસણી કરવામાં આવેલ

ભારતના ઘડવૈયા ભારતરત્ન ડો

અમદાવાદ શહેરના સરસપુર ખાતેથી નીકળનારી સામૂહિક નગરયાત્રા અસારવા ખાતે પૂર્ણ થશે પાટણમાં આંબેડકર જન્મજયંતિ નિમિત્તે મતદાર જાગ્રતિ સાયકલયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે

અમદાવાદ દૂરદર્શનના એસ

અને ઓ

સી કર્મચારી કલ્યાણ સમિતિ દ્વારા આજે આકાશવાણી અમદાવાદ ખાતે પણ ડો બાબાસાહેબની જન્મજયંતિ નિમિત્તે પૂષ્પાંજલી અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાશે આજે અમદાવાદમાં ડો

બાબાસાહેબની પ્રતિકૃતિ મૂકવામાં આવશે

નર્મદા જિલ્લાના માંગરોળ તટેથી પંચકોષી પરિક્રમાનો આરંભ થયો છે હજારો ભક્તો નર્મદાની પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યાં છે ચૈત્ર માસમા નર્મદા પરિક્રમાનું વિશેષ મહત્વ હોય છે એવી લોકવાયકા છે કે જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી એક માત્ર ઉત્તરવાહિની ગુજરાતમાં નર્મદા જિલ્લામાં આવેલી છે